અમદાવાદ શહેરમાં કોવિડના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને વધુ તકેદારી ઊભી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ જણાવ્યુ કે કનટેનમેંટ વિસ્તારોમાં પ્રવેશ પ્રતિબંધિત કરાયો છે અને વધુ હોસ્પિટલોને પણ આવરી લેવામાં આવી છે

આમ છતાં લોકો સહયોગ આપે અને તકેદારી રાખે તે જરૂરી છે

જિલ્લા કલેકટર ડો

જુનાગઢ જિલ્લા ના અમારા પ્રતિનિધિ સંજીવ મેહતા એ વધુ માં જણાવ્યુ કે

આ તમામ કેસ ધરાવતા વોર્ડ નવ વોરા વાડ વિસ્તાર માથી જ અગાઉ આવેલ કેસના પરિવાર માથી જ મળી આવેલ છે દરમ્યાન સારવાર લઈ રહેલા છ દર્દીઓના નેગેટિવ રિપોર્ટ આવતા તેઓને હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે

મહેસાણા જિલ્લામાં વધુ છ કેસ કોરોના પોઝિટિવ કેસ આપતા તંત્ર દોડતું થઈ ગયું છે છઠિયારડા ગામના એક મહિલા અને ચાર પુરૂષોનો સમાવેશ થાય છે આમ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા આડત્રીસ થઈ છે જેના પગલે સંબંધિત વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરી કોરોના વાયરસ ફેલાતો અટકાવવા પગલાં લેવામાં આવી રહ્યાં છે ઊઝા તાલુકાના દાસજ ભુણાવ ગંગાપુરા ઉપેરા જેવી ગામડાંઓમાં સુરત અને અમદાવાદ જેવા શહેરોમાંથી લૉકડાઉનનો ભંગ કરી આવેલ લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવા પામી છે

શહેરમાં સંક્રમિત વિસ્તારોમાં અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે

ગોંડલ રહેતા એસઆરપીના જવાનો અમદાવાદમાં ફરજ બજાવીને પરત આવતા તેમનું ચેકિંગ કરાયું હતું

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને ટ્રેનની વ્યવસ્થા જેમ મળતી થશે તેમ પાછા ફરવા ઇચ્છતા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવશે

જેમાં ઉત્તરપ્રદેશના ગોરખપુર માટે બે તથા પ્રયાગરાજ માટે બે દ્રેન જશે એ દ્રેન આજે બપોરે અઢી વાગે સાંજે સાડા પાંચે રાત્રે સાડા આઠ અને રાત્રે સાડા અગિયાર વાગે ઉપડશે

ઇડિસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકો કંપનીમાં કામ ઉપર આવી ગયા છે દમણ ગ્રીન ઝોન છે અને કોરોનાનો એંક પણ કેસ નથી દમણની ઇડિસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકો દમણમાં રહેવાનું પંસદ કરી રહયા છે

ભુજથી પિસ્તાલિશ કિલોમીટર દૂર આવેલા નિરોણા ગામની સારસ્વત હાઇસ્કૂલના આચાર્ય ડોક્ટર વી

ચૌધરી કહે છે કે જિલ્લા શિક્ષણ તંત્રની રાહબરી હેઠળ ચાલતી આ પ્રવૃતી ગામડાના વિદ્યાથીઓ માટે આશીર્વાદરૂપ બની છે

મોડાસામાં વધુ એક કૉરોના પૉઝિટિવ કેસ ગત મોડી રીત્રે નોંધાયો હતો

કૉરોના વાઇરસને લઇને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથમાં ધરવામાં આવી છે હાલ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ તેમજ વાત્રકની કૉવિડ હૉસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી છે જિલ્લામાં કૉરોના વાઇરસને નિદાન માટે પી સી